ગુજરાતની અમદાવાદ વડોદરા સહિત છ મહાનગરપાલિકાઓની ગઈકાલે

નારાયણસામી પુદુચેરી વિધાનસભામાં આજે વિશ્વાસનો મત મેળવશે

ત બીજો ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી રમતોત્સવ આ વર્ષે બેંગલુરુમાં યોજાશે

તેઓ આસામના ધેમાજી જિલ્લામાં સિલાપત્થરમાં આયોજીત એક કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રની મહત્વપૂર્ણ પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે

તેઓ નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધીના મેટ્રો રેલ્વેના લંબાયેલા માર્ગનું ઉદ્વાટન કરશે

કેન્દ્રએ જે રાજ્યોમાં નવા કોવિડ કેસોમાં વધારો જોવા મળ્યો છે તે રાજ્યોમાં યુસ્ત અને વ્યાપક સર્વેલન્સ વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરવા તથા કડક નિયંત્રણ લગાવવા જણાવ્યું છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર કેરળ આંધ્રપ્રદેશ ગોવા અને યંદીગઢમાં દૈનિક પોઝીટીવ કેસોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે

કેન્દ્રએ રાજ્યોને કોવિડના નવા સ્વરૂપ પર દેખરેખ રાખવા જણાવ્યું છે દરમ્યાન મહારાષ્ટ્રમાં વિવિધ જિલ્લા વહિવટીતંત્રચે કોવિડ માર્ગદર્શિકાનું કડક પાલન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે અમરાવતી અને આયલપુરમાં કડક લોકડાઉન લગાવાશે તો નાસીક પુના અને અમરાવતી જિલ્લાઓમાં રાત્રી કર્ફ્યુ અમલી બનશે

આ રમતોત્સવમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળવાની તક રહેશે

શ્રી કિરણ રીજીજુએ ગઈકાલે બેંગલુરૂમાં ભારતીય રમતગમત સત્તામંડળના સંક્રલમાં નવી સુવિધાઓનું ઉદઘાટન કર્યું હતું